તેમણે ઉમેર્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે

દર વર્ષે એરો ઇન્ડિયા પ્રદર્શન યોજવામાં આવેછે શીતલ વૈશ્નવ વિદ્યાભારતી વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાનદ્વારા પ્રચાર વિભાગની બે દિવસીય અખિલ ભારતીય કાર્યશાળા ગુજરાતમાં ડાં હેડગેવારભવન કાંકરીયા ખાતે યોજાઇ ગઇ

આ તબક્કામાં ફન્ટલાઈન કોરોના વોરિયર્સ જેમ કે પોલીસકર્મી વહીવટીતંત્રના અધીકારી કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે રાજ્યના મુખય રસીકરણ અધિકારી નયન જાનીના જણાવ્યા મુજબ આ તબક્કામાં રાજ્યભરમાંથી આરોગ્ય કામગીરી સાથે અલગ અલગ વિભાગો સાથે સંકળાયેલા આશરે સાડા ત્રણ લાખ લોકોએ નોંધણી કરાવી છે

આગામી સથાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણીને કારણે કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતના પગલે આયોગ દ્વારા આ નિર્ણય કરાયો છે

આ જાહેરાતો માટે નોંધણી પ્રક્રિયા ગઈકાલથી શરૂ થઈ છે

શીતલ વૈશ્નવ હવામાન ગુજરાત ઠંડીનો મોજું ફરી એક વખત ચોથી ફેબ્રુઆરીથી ફરી વળશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે મોસમ વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે ઉતર તરફથી ઠંડા પવન કૂંકાવાની શક્યતા હોવાથી કચ્છમાં ચોથી અને પાંચમી ફેબ્રુઆરીના રોજ કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાશે ઉપરાંત આખા રાજ્યમાં પણ તાપમાનનો પારો બેથી ચાર ડિગ્રી જેટલો ઘટવાની શક્યતા હોવાથી તમામ જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાશે દરિયાખેડુ માટે કોઈ વિશેષ ચેતવણી બહાર પાડવામાં આવી નથી